ત ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દિલ્હી વિધાનસભાની યૂંટણીના પરિણામો એ નાગરિકત્વ સુધારા ધારા અંગેનો લોકમત નથી

ભારતની મુલાકાતે આવેલા શ્રી ડિસૂસા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને તેમની સાથે પણ મંત્રણા કરશે ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈંયા નાયડુ પણ પોર્ટંગલના રાષ્ટ્રપ્રમુખ સાથે વાતચીત કરવાના છે શ્રી માર્સેલો ડિસૂસા ભારતની ચાર દિવસની મુલાકાતે ગઈકાલે દિલ્ફી પર્હોચ્યા હતા તેમની આ મુલાકાતથી બંને દેશોએ વિવિધ ક્ષેત્રોમાં કરેલી પ્રગતિની સમીક્ષા કરવાની તક મળશે તેમની સાથે પોર્ટુગલના વિદેશ રાજ્યમંત્રી પ્રોફેસર આગસ્ટો સેંટોસ સીલ્વા વિદેશ રાજ્ય સચિવ જોર્ગે સેગૂરો સાંચેજ પણ ભારતની મુલાકાતે આવ્યા છે

ગઈકાલે એક ખાનગી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે યૂંટણી પ્રચાર વખતે વિવાદાસ્પદ વિધાનો ઉચ્યારવા જોઈએ નહીં અને તેમનો પક્ષ આવા વિધાનોની તરફેણ કરતો નથી શ્રી શાહે કહ્યું કે ભાજપનો ઉદ્દેશ માત્ર ચૂંટણી લડવાનો નથી પણ પક્ષનો એજન્ડા વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે

આ મુદ્દે ચર્ચા થવી જોઈએ અને વિપક્ષ ચર્ચા માટે તૈયાર નથી

રેલવે મંત્રીએ મેટ્રોના ઉદઘાટનના સ્થળ પરથી પશ્ચિમ બંગાળ માટેના બીજા રેલવે પ્રોજેક્ટોનું પણ ઉદઘાટન કર્યું હતું

નવીદિલ્ફીમાં પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે કહ્યુંકે સરકારે સજીવ ખેતીને પ્રોત્સફન માટે ધણા પગલાં લીધાં છે હાલ દસ લાખ જેટલા ખેડૂતો જૈવિક અનાજની ખેતી કરે છે

મુર્મુ સાથે બેઠક યોજી હતી આ પ્રતિનિધિમંડળમાં જર્મની કેનેડા ફાન્સ ન્યૂઝીલેન્ડ મેકિસકો ઈટાલી અફઘાનીસ્તાન ઓસ્ટ્રીયા ઉઝબેકીસ્તાન પોલેન્ડ સહીતના દેશોના પ્રતિનિધિઓ છે તેમણે શ્રીનગરમાં કાશ્મીરી વેપારીઓ સાથે પણ બેઠક યોજી હતી

મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે જમ્મુ વિભાગની પંચાયતની ચૂંટણી ચાર તબક્કામાં જ્યારે કાશ્મીર વિભાગની ચૂંટણી આઠ તબક્કામાં યોજાશે

તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મતપત્રકોનો ઉપયોગ કરાશે આ ચૂંટણીની જાહેરાત થતાં જ ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે

ગઈકાલે નવી દિલ્ફીમાં આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે માલદીવ્સ ભુતાન અને અફઘાનિસ્તાનને પણ કોરાનાના શંકાસ્પદક દર્દીઓની તપાસ માટે ભારતે સહયોગ આપ્યો છે તેમણે કહ્યું કે તકેદારીના ભાગરૂપે સરહદી વિસ્તારો તથા વિમાન મથકો પર ચકાસણી સઘન બનાવી છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય અને અન્ય સંલઝ્ન મંત્રાલયો સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે તથા તમામ રાજ્યોને પણ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે

પ્રધાનમંત્રીએ આ કામગીરીમાં જોડાયેલા બધા જ સભ્યોને પ્રશસ્તીપત્રો જારી કર્યા હતા

કે રાંધણગેસના ભાવ આંતરરાષ્ટ્રીય બજારભાવ પર આધારીત છે અને તેના આધારે ભાવવધારો કરાયો છે

સરકાર સબસીડીની મદદથી રાંધણ ગેસના બદલતા જતા ભાવો સામે રાંધણ ગેસના વપરાશકારોને એક પ્રકારે રક્ષણ આપે છે

પંદરમાં નાણાં પંચે સંરક્ષણ અને આંતરિક સલામતી અંગેના પાંચ સભ્યોના એક સમૂહની રચના કરી છે નાણાં પંચના અધ્યક્ષ એન

સિંહ નવરચિત સમૂહના વડા રહેશે આ સમૂહમાં ગૃહ્સચિવ તથા સંરક્ષણ સચિવ સભ્ય રહેશે નવરચિત સમૂહ સંરક્ષણ તથા આંતરિક સલામતી માટે ભંડોળ પુરૂ પાડવા અલાયદી વ્યવસ્થાની જરૂર છે કે કેમ તે યકાસશે

આ સ્થળે શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો પણ પકડાયો છે પોલીસ વડા રમેશ અંગ્રાલે જણાવ્યું હતું કે પોલીસના ખાસ કામગીરી દળ રાષ્ટ્રીય રાઈફલ તથા સેનાના જવાનોએ કુનૈયાન ખાતે આ તપાસ કામગીરી સાથે મળીને હાથ ધરી હતી

પાયૌરીનું લાંબી માંદગી બાદ ગઈકાલે અવસાન થયું છે

શ્રી પાચૌરીનું હૃદય સંબંધી ઓપરેશન કરાયું હતું પણ ત્યારપછી તેમની તબિયત કથળતી ગઈ હતી

નારાયણ મૂર્તિના જમાઈ અને ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના નાણામંત્રી તરીકે કાર્યભાર સંભાબ્યો છે